ડોકટરો નર્સો તથા કર્મચારીઓની કામગીરી બીરદાવી

ટવીટર પર તેમણે ખાતરી આપી છે કે લોકોના આરોગ્યની સંભાળ માટે કોઇપણ બાબતની બાંધછોડ નહી થાય તેમણે કહયું કે ડોકટર નર્સ અને અન્ય આરોગ્ય કર્મચારીઓ ધ્વારા વ્યાપક સ્તરે પ્રયાસો કરાઇ રહયાં છે અને કોવીડ સામેના પડકારોને પહોંચી રહયાં છે પ્રત્યેક નાગરીકનું સ્વાસ્થ્ય જળવાઇ રહે અને સારવાર મળી રહે તેવા પ્રયત્નો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે સહિયારા પ્રયત્નો વડે સમગ્ર દેશની સ્થિતિ મજબુત રહી છે પ્રધાનમંત્રીએ બીનજરૂરી પ્રવાસ ટાળવા અને સામાજિક મેળાવડા પણ ખુબ જ ઓછા કરવા પર ભાર મુકયો છે

સંસદ બહાર પત્રકારો ધ્વારા પુછાયેલા પ્રશ્નોના જવાબમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું

તેમની રજુઆતનો જવાબ આપતા રાજયસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુએ આ સુચનને ધ્યાન પર લેવા યોગ્ય ગણાવીને તે અંગે વિયારણા સરકારને જણાવ્યું હતું દરમિયાન રાજયસભાના અન્ય સભ્યોએ પણ આજે કોરોના વાયરસના ફેલાવાના ડર અંગે ઉંડી ચિંતા વ્યકત કરી હતી અને તેને કાબુમાં લેવા માટે અસરકારક પગલાં માટે સરકારને હાકલ કરી હતી

બાલાસુબ્રમણ્યમે દેશમાં કોરોના વાયરસના ડરની સ્થિતિના સંદર્ભે રાજયસભા મુલત્વી રાખવાની રજુઆત કરી હતી

તૃણમુલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયને સુયન કર્યુ હતું કે આ વાયરસને અટકાવવા માટે સભ્યોએ જાગૃતિ સંદેશા ફેલાવવા જોઇએ બીજુ જનતા દળના ડોકટર અસ્મિતા પાત્રાએ બેંકોના એટીએમ કેન્દ્રોમાં હવા ઉજાસની સવલતો તથા ડોમેસ્ટીક હવાઇ મથકો સહિતના સ્ટેશનોએ મુસાફરી માટેના વાયરસ ટેસ્ટીંગ કેન્દ્રો તથા સ્ક્રીનીંગ કેન્દ્રોની સંખ્યા વધારવાનો આગ્રહ કર્યો હતો

વિદેશ મંત્રી એસ

શ્રી જયશંકરે ભારતીયોને સલામત રીતે પાછા લાવવામાં મદદ કરવા બદલ ઈરાનના સત્તાવાળાઓનો આભાર માન્યો છે

મંત્રાલયના જણાવ્યા મુજબ લોકોને ભીડભાડ ઉભી ન કરવા તથા સામુહિક મેળાવડાથી દુર રહેવાની જરૂર છે જો કોઇને કફ અને તાવ હોય તો લોકોથી દુર રહેવા પર ભાર મુકથો છે

આજે અંદાજપત્ર સત્રના આરંભે બહ્મતી સાબીત કરવા જણાવ્યું હતું

માનવ સંપત્તિ મંત્રી રમેશ પોખરીયાલે ચર્યાનો જવાબ આપતાં જણાવ્યું કે સંસ્કૃત સાહિત્ય એ દેશનો ઉત્તમ ખજાનો છે અને તેની આગવી ઓળખ છે ઘણા દેશો સંસ્કૃત ભાષામાં સંશોધન કરી રહ્યાં છે અને તેનો અભ્યાસ કરવામાં આવી રહયો છે તેમણે કહયું કે ભારતે સમગ્ર વિશ્વમાં જ્ઞાન પ્રસરાવ્યું છે

એટલે કેટલાક વર્ગનો પ્રભાવ રહયો છે

પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે થસ બેન્કની પુનર્રચના માટે રિઝર્વ બેન્કે ભારત સરકાર સાથે મળીને ઝડપી કદમ ભર્યું છે ભારતની બેન્કિંગ સિસ્ટમ પૂરેપૂરી સલામત અને સરળ છે એમ કહીને ગવર્નર દાસે ઉમેર્યું કે યસ બેન્કમાં નાણા રોકનારા લોકોનાં નાણા સંપૂર્ણ સલામત છે

આ અંગે બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યા અનુસાર દેશમાં કોવીડના કેટલાક કેસ મળી આવ્યા છે ત્યારે નાણાં વ્યવસ્થાને અસર ન થાય તે રીતે કાર્યવાહી ઘડી કાઢવી જોઇએ

જેમાં મુખ્ય આઠ ક્ષેત્રોનો સમાવેશ કરીને બિન ખેતી ઔદ્યોગીક અર્થતંત્રના ભાગમાં તકો અને સમાવેશનો વધારો કરાયો છે

એક પ્રશ્નના જવાબમાં તેમણે વધુમાં ઉમેર્યુ કે પર્યાવરણને લગતા સુધારાઓ તથા પાયાની સુવિધાઓ પુરી પાડવા ઉપરાંત નિયમિત જાળવણી સાચવણી અને જાળવણીની કામગીરી જારી છે